એમ એ દ્વારા પશ્ચિમ બંગાળમાં હડતાલ કરી રહેલા તબીબોના સમર્થનમાં આજે દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે

આઈ એ સંસ્થાએ દાવો કર્યો છે કે કાશ્મીરના અલગતાવાદી નેતાઓને વિદેશથી મળેલા ભંડોળનો ઉપયોગ તેમણે વ્યરેક્તગત લાભ માટે કર્યો છે

નવરચીત લોકસભાનું આ પ્રથમ સત્ર હોવાથી તેમાં નવા યૂંટાયેલા સાંસદોનો શપથવિધિ લોકસભાના અધ્યક્ષની વરણી રાષ્ટ્રપતિનું સંબોધન તેમજ સામાન્ય અંદાજપત્ર જેવી કામગીરી હાથ ધરાશે

બુધવારે લોકસભાની અધ્યક્ષની વરણી કરાશે અને ગુડુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોની બેઠકને સંબોધશે સામાન્ય અંદાજપત્ર આગામી પમી જુલાઈએ ગૃહમાં રજુ કરાશે

આ પૈકી કેટલાક મહત્વના વિધેયકોને સંસદમાં ફરીથી રજુ કરાશે

ગઈકાલની બેઠકમાં એનડીએના અગ્રણીઓએ આજથી શરૂ થતાં સંસદના સત્ર માટેની વ્યુહરચના અંગે ચર્ચા વિયારણા કરી હતી આ અગાઉ એનડીએ મોરચાની કારોબારીની બેઠક પણ યોજાઈ ગઈ

ખેડૂતો અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં દુકાળની તેસ્થતિ વિધાનસભાના આ સત્રમાં ચર્ચાના કેન્દ્રમાં રહેશે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સરકારે સમાજના બધા જ વર્ગોના કલ્યાણ માટે પગલાં લીધા છે અને એ બાબત સુનિશ્ચિત કરી છે કે બધા જ વર્ગોને પ્રગતિની સમાન તક મળે

દ્વારા પશ્ચિમ બંગાળમાં હડતાલ કરી રહેલા તબીબોના સમર્થનમાં આજે દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે

એ ના સૂત્રોના જણાવ્યા મુજબ આજની હડતાલમાં દેશભરના આશરે સાડા ત્રણ લાખ જેટલા તબીબો જાડાય તેવી સંભાવના છે અને તેના લીધે ખુબ જ તાકીદની ન હોય તેવી આરોગ્ય સેવાને અસર થવાની સંભાવના છે

આઈ એમ એ સંગઠને હો ે ે સ્પટલમાં તબીબી સેવા આપનાર સામે હિંસાના બનાવો ન બને તે હેતુથી એક કાયદો ઘડવાની માંગને દોહરાવી છે દરમિયાન પશ્ચિમ બંગાળમાં હડતાળ પર ઉતરેલા તબીબો આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળશે

ઉલ્લેખનિય છે કે પશ્ચિમ બંગાળમાં બે તબીબો ઉપર ઠુમલો થથો અને તેમને ગંભીર ઈજા થઈ તે બનાવ બાદ રાજ્યભરના તબીબો આઠ દિવસથી હડતાલ પર છે

આઈ એ

આઈ એ એ જણાવ્યું છે કે દુકતરાન એ મિલાતના નેતા આશિયા અંદ્રાબીની મલેશિયામાં ભણતા તેમના પુત્રનો શૈક્ષણિક ખર્ચ ઝઠ્ઠર વટાલી પાસેથી મેળવ્યા હોવા અંગે પુછપરછ કરાઈ હતી

ભારતના સતર્ક દળોએ તરત જ પાકિસ્તાનને વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી અને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સરહદે ગોળીબાર ચાલી રહ્યા હતા

જા વાવાઝોડુ નબળુ પડશે તો ચોમાસાને આગળ વધારતા પવનો અરબી સમુદ્રમાં શરૂ થશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચતા સુધીમાં વાયુ વાવાઝોડાની તીવ્રતા ઓછી થશે દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ થયો છે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે

શ્રી મોદીએ કહયું કે સરકાર રાજકીય પક્ષો ધ્વારા ઉઠાવવામાં આવેલા મુદૃઓ પર હંમેશા આદર કરે છે અને સંસદમાં રાષ્ટ્રીય મહત્વના મુદૃઓ પર વિયાર કરવા માટે તૈથાર છે

પ્રધાનમંત્રીએ કહયું કે તમામ રાજકીય પક્ષોએ મતભેદ ભુલીને દેશની પ્રગતિ માટે કામ કરવુ જાઈએ

રોહિતે શર્માને મેન ઓફ ધી મેચનો પુરસ્કાર અપાયો હતો

તેમણે કહ્યું કે ખેતીની સીઝનમાં ખાતરની તંગી ઉભી ન થાય તે હેતુથી ખાતરોના સંગ્રહની વ્યવસ્થા કરીને ખાતરોનો અનામત જથ્થો ઉભો કરાશે જમ્મુ શ્રીનગર ધોરીમાર્ગ શીયાળા દરમ્યાન બંધ રાખવો પડતો હોવાથી કાશ્મીરમાં જરૂરીયાત મુજબ ખાતરનો પુરતો સંગ્રહ કરવા સંબંધીત કંપનીઓને શ્રી માંડવીયાએ નિર્દેશ આપ્યો હતો